ઓનલાઇન ઇ ફાર્મસી પોર્ટલ દ્વારા દર્દીઓને સાચી દવાઓ મળી રહે તે હેતુ થી આ મુ સદ્દો તૈયાર કરાયોછે

મુસદ્દના મુખ્ય મુદ્દા વિશે વિસ્તૃ ત વાત કરવા ડ્રગ કન્દ્રોલર જનરલ ઈશ્વરા રેડ્ડીએ કહ્યું હતું કે દેશભરમાં લોકોને સુ લભતાથી દવાઓ ઉપલબ્ધ બને તે સુ નિશ્ચિત કરવા માટે નિયમો ઘડવામાં આવ્યા છે

રાજયના પ્રવાસન વિભાગ દ્વારા આગામી પંદરમી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મોન્સુન ફેસ્ટીવલમાં પ્રવાસીઓ પ્રકૃતિ કુદરતી સૌદર્ય નિહાળવા સહિત સિંહ દર્શન ગીરની સંસ્ક્રતિ માલધારીઓના નેસડાનું જીવન દર્શન વગેરે જેવા કાર્યક્રમો માણી શકશે

આ કામોમાં કુલ રો

કચ્છ જીલ્લાના કોઇપણ ગ્રામપં ચાયત હેઠળ વસવાટ કરતાં લોકો રોજગારી મેળવવા માગતા હોય તેઓ સ્થાનિક ગ્રામપંચાયતનો સંપર્ક કરવા તાદીમાં જણાવાતું હતું તદ્દૌપરાંત જો જોબકાર્ડ ન હોય તો સ્થાનિક ગ્રામપંચાયત પાસેથી મેળૅવી શકાય છે આ યોજના હેઠળ શ્રમકામ કરનાર કુટુંબને કામના પ્રમાણમાં રૂ

આરતી ભટ્ટ ભુ જોડી ફ્લાયઓવર જીલ્લામાં ભુજથી ભયાઉને જોડતા ધોરીમાર્ગ પર બની રહેલા ફ્લાયઓવરના અવરોધાયેલા કામના મુદ્દે જીલ્લા કોગ્રેસ દ્વારા રાજ્ય માર્ગ અને વિકાસ નિગમના અધ્યક્ષને કરાયેલી રજુઆતમાં ચક્કાજામ અને ધરણા કરવાના મુદ્દાઓને આવરી લેવાયા હતા

તેથી કરાતેલ રજુઆતમાં તમામ મુ દાઓને આવરી ફ્લાયઓવરનું કામ તેજ ગતિથી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

ડી એસ શાખા દ્વારા રાષ્ટ્રીય કુપોષણ અભિયાન હેઠળ માતાઓ અને બાળકોને કુપિષણથી મુક્ત પોષણમાસ સપ્ટેમ્બર માસની ઉઅજવણી કરવામાં આવી રહી છે તેવું જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જનાવ્યું હતું

તે અંતર્ગત ગણેશચતુર્થીને અનુ લક્ષીને ઇકોફેન્ડલી ગણપતીની મૂ ર્તિ બનાવીઆ દિવ્યાંગો પર્યાવરણની રક્ષાનો સંદેશ આપ્યો છે તે દ્વારા રોજગારી મેળવી રહેલ છે